રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ છે કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે દેશ આવતીકાલે સંવિધાન દિવસ મનાવશે આ દિવસ દેશભરમાં રાષ્ટ્રીય કાનૂન દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે

તેમણે કહ્યુ કે જયારે વિશ્વભરમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર સવાલ ઉઠાવવામા આવી રહ્યાં છે ત્યારે ભારતના લોકતાંત્રિક સંસ્થાનો વધુ મજબૂત બન્યા છે રાષ્ટ્રપતિએ કહ્યુ કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં લોકતાંત્રિક મૂલ્યોનો ઉલ્લેખ જોવા મળેછે તેમણે કહ્યું કે અમારા બંધારણના ઘડવૈયાઓએ આ મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા છે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

આવતીકાલે સંવિધાન દિવસે અને કોન્ફરન્સના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

આ દિવસ દેશભરમાં રાષ્ટ્રીય કાનૂન દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે

સંવિધાન દિવસ એ ભારતના પ્રથમ કાયદામંત્રી ડોકટર ભીમરાવ આંબેડકરને શ્રધ્ધાજલિ આપવા માટે પણ મનાવવામાં આવે છે જેમણે સંવિધાનના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી

નવી દિલ્લી ખાતે પત્રકારોને કેબિનેટના નિર્ણય અંગેની વધુ માહિતી આપતા કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ફડચામાં ગયેલી લક્ષ્મી વિલાસ બેન્કનું વિલીનીકરણ ડી

બેન્કમાં કરવાનું નક્કી થયું છે તેમણે ઉમેર્યું કે લક્ષ્મી વિલાસ બેન્ક માંથી થાપણ ઉપાડવા ઉપર હવે કોઈ પ્રતિબંધ રહેશે નહીં ભારત અને પાંચ બ્રિક્સ દેશ વચ્ચે રમતગમત ક્ષેત્રમાં સહકાર માટે કરાર થયા હોવાનું પણ શ્રી જાવડેકરે જણાવ્યુ હતું તેમણે ઉમેર્યુ કે આ કરારને પગલે ભારતીય ખેલાડીઓને ઉત્તમ તાલીમ મળતા તેમનો દેખાવ વિશ્વસ્તરે સુધરશે

આ દિશા નિર્દેશોનો મુખ્ય હેતુ દેશમાં કોરોનાના પ્રસાર પર કાબૂ લેવાનો છે વધુમાં કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના નવા કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા એ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે કોરોના પર નિયંત્રણ રાખવા માટે સંપૂર્ણ સાવધાની અને નિર્ધારિત નિયંત્રણની વ્યૂહરચનાનું કડક પાલન કરવાની જરૂર છે દિશા નિર્દેશ અનુસાર કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો સ્થાનિક પ્રતિબંધો લાદી શકે છે

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સ્થિતિનું આકલન કર્યા બાદ સ્થાનિક સ્તરે રાત્રિ કર્ફયૂ આપી શકે છે પરંતુ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા વિના કન્ટેઇન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં લોકડાઉન લાગુ નહીં કરે જો કે લોકોની એક રાજ્યથી બીજી રાજ્યમાં તેમજ એક રાજ્યની અંદર જ આવન જાવનમાં કોઇ પ્રતિબંધ નથી

ઉમંગ એપને ત્રણ વર્ષ પૂરા થયા તે પ્રસંગે કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ઉમંગ એવોર્ડનો શુભારંભ કર્યો છે કેન્દ્ર અને રાજ્યોના સહયોગી વિભાગો માટે છેલ્લા છ મહિનાઓમાં તમામ સેવાઓથી સંબંધિત ટ્રાન્ઝેકશનની સંખ્યાને આધારે આ એવોર્ડ આપવામાં આવ્યો છે ઇપીએફઓના મોટાભાગના સભ્યો સામાજીક આર્થિક રીતે વંચિત વર્ગના હોવાથી ઇપીએફઓને કરોડો ગ્રાહકો સુધી પહોંચવા માટે એક સરળ અને સસ્તા સમાધાનની જરૂર હતી સ્માર્ટ ફોન ટેબલેટ અને ઇન્ટરનેટ આધારિત ઉપકરણોના વપરાશની લોકપ્રિયતાને લીધે ઇપીએફઓ એ તેની સેવાઓ માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવું સરળ હતું અને તે માટે ઉમંગ એપ ઇપીએફઓ ની સંભાવનાઓને વધારે તેમ હતું જેનાથી ઉમંગ એપ પર ઇપીએફઓની સેવાઓ શરૂ થઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ભારતીય ટપાલ વિભાગ તરફથી બહાર પડાયેલ વિશેષ ટપાલ ટીકીટ અને વિશેષ કવરનું પણ લોકાર્પણ કર્યું વિદ્યાર્થીઓ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર પૂર્વક જણાવ્યું કે યુનિવર્સિટીઓ માત્ર ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ પ્રેરણા પૂરી પાડવાનું પાવર હાઉસ છે

ત્રણ દિવસીય આ સંમેલનનું આયોજન નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ધ્વારા કરાયું છે